ગઈકાલે દિલ્હીમાં એકાઉન્ટન્ટ્સ જનરલ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ્સ જનરલની બેઠકને સંબોધતા પ્રધાનમંત્રીએ સરકારી વિભાગોમાં કૌભાંડો રોકવા ટેકનીકલ સાધન વિકસાવવા તથા ભારતીય અર્થતંત્રને પાંચ દ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો તેમણે કેગને કૌભાંડો રોકવા સુશાસન તથા કાર્યક્ષમતાની નવતર પહેલ વિકસાવવા અનુરોધ કર્યો

કેગ તેમાં મદદરૂપ વિચારકની ભૂમિકા ભજવી શકે છે

ગઈકાલે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં આઈ

રવિશંકર પ્રસાદે કહ્યું કે દેશની બધી જ બે લાખ ગ્રામ પંચાયતોને ઇન્ટરનેટ અને બ્રોર્ડબેન્ટ સુવિધા પૂરી પાડવા માટે ભારત નેટ યોજનાને તબક્કાવાર લાગુ પાડવામાં આવી રહી છે

શ્રી પવાર ગઈકાલે દિલ્હીથી મુંબઈ પહોંચ્યા બાદ આ ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી દિલ્હીમાં શ્રેણીબદ્ધ બેઠકો બાદ મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગેની ચર્ચા હવે મુંબઈમાં શરૂ થઈ છે સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ કાર્યકારી સમિતિએ મહારાષ્ટ્રમાં મોરચા સરકારની રચનાને મંજુરી આપી છે

તેમણે કહ્યું કે કોંગ્રેસના અગ્રણીઓ શિવસેનાના નેતાઓ સાથે મોરચાની રચનાના મુદ્દે ચર્ચા કરશે

દરમ્યાન શિવસેનાના વડાએ પણ તેમના નવા ધારાસભ્યોની બેઠક આજે સવારે મુંબઈમાં બોલાવી છે એવી જ રીતે કોંગ્રેસ વિધાનસભા પક્ષની આજે યોજાનારી બેઠકમાં તેમના નેતાની વરણી કરાશે

કુષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિયામક ડોક્ટર આર

સિંહના વડપણ હેઠળની આ ટુકડી મહારાષ્ટ્રના નાગપુર અને અમરાવતી વિસ્તારોની મુલાકાત લેશે

દિલ્હી અને દેશના અન્ય કેટલાક વિસ્તારોમાં હવાના પ્રદૂષણના વધતા પ્રમાણ અંગેની ધ્યાન ખેંચતી દરખાસ્તનો શ્રી જાવડેકર ગઈકાલે રાજ્યસભામાં જવાબ આપી રહ્યા હતા તેમણે કહ્યું કે જુદાં જુદાં શહેરોમાં હવાના પ્રદૂષણ માટે અલગ અલગ પરિબળી જવાબદાર છે

શ્રી જાવડેકરે હવાનું પ્રદૂષણ ઘટાડવાની સરકારની પ્રતિબદ્વતા વ્યક્ત કરી પ્રદૃષણનો નિયંત્રણ લેવા સહિયારા પ્રયાસો ઉપર ભાર મૂક્વો હતો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

આ તમામ કેન્દ્રો સપ્તાહના બધા જ દિવસો દરમિયાન સવારના સાડા નવથી સાંજના સાડા પાંચ સુધી કામગીરી કરે છે આ કેન્દ્રો માત્ર જાહેર રજાઓ વખતે જ બંધ રહેશે આ દરેક કેન્દ્રની આધારમાં નોંધણી અને સુધારાની ક્ષમતા એક હજાર પ્રતિદિન જેટલી છે

ગઈકાલે દિલ્ફીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે ભારતે આ બંને નાગરિકોને કોઈપણ નુકસાન ન થાય તે રીતે તેમનું પ્રત્યાર્પણ કરવા પણ કહ્યું છે પ્રશાંત અને ધારીલાલની પાકિસ્તાન દ્વારા અચાનક કરાયેલી ધરપકડથી ભારત આશ્ચર્યચકિત થયું છે અને તે સરતયૂકથી સરહૃદ પાર કરી ગયા હોય તેવું બની શકે તેમ પાકિસ્તાનને જણાવ્યું છે

શ્રી રવિશક્રમારે અન્ય એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં કરતારપુર કોરીડોરનો ઉપયોગ કરનાર ભાવીકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે

પ્રધાનમંત્રીએ આ આરોપોને બળવા સમાન ગણાવીને તેને કલંકીત પ્રક્રિયા તરીકે ઓળખાવી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ રાજીનામું આપશે નહીં અને કાયદાકીય રીતે તેમ કરવા તેઓ બંધાયેલા નથી ટેલિવિઝન ઉપર રાષ્ટ્રજોગ સંદેશામાં શ્રી નેતાન્યાહુએ જણાવ્યું છે કે સત્તાવાળાઓ સત્યની પાછળ નહીં પણ તેમની પાછળ પડ્યા છે એટોર્ની જનરલ એવી યાઈ મેન્ડલબીલ્ટે જણાવ્યું છે કે ઈઝરાયેલામાં કાયદાથી ઉપર કોઈ નથી તે પુરવાર કરવા જ તેમણે ખુબ જ ભારે હૃદય સાથે આ નિર્ણય લીધો છે

આજે બપોરના એક વાગ્યાથી રમાનારી આ શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં પરંપરાગત લાલ દડાના બદલે ગુલાબી દડાનો ઉપયોગ કરાશે બાંગ્લાદેશ અને ભારતીય ક્રિકેટ ખેલાડીઓએ ગુલાબી દડા સાથે પ્રેક્ટીસ કરી છે